દ્વારકા જિલ્લાના તમામ બંદરો અમરેલીના જાફરાબાદ મોરબીના નવલખી તથા ગીર સોમનાથના વેરાવળ બંદર ઉપર બે નંબરનું ભય સૂચક સિઝ્નલ લગાવાયું સંભવિત વાવાઝોડાને પગલે કચ્છના દરિયાઇ વિસ્તારમાં બી

દ્વારા માછીમારોને જરૂરી સૂચનાઓ અપાઇ પાકિસ્તાન સરહદે બી એસ એફ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરી રહી છે

રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તમામ સાવયેતીના પગલા લેવામાં આવી રહ્યા છે જેમાં કોઈપણ કચાશ છોડવામાં નહીં આવે

વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી અંગે આકાશવાણી સાથે વાત કરતા અબડાસાના પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતે આ પ્રમાણે જણાવ્યું હતું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત વાવાઝોડા અન્વયે કરવામાં આવેલ કામગીરીની વિગતો આપતા કલેકટરશ્રી ડો

મી

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને લોકજાગૃતિ વધે તે હેતુથી આજથી અમદાવાદમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ તેમના અવસાન પર શ્રદ્ધાંજલી પાઠવી શોક સંવેદના વ્યક્ત કરી છે